શ્રી ગોયલે કહ્યું કે સભ્ય દેશોને આર્થિક શક્તિ મજબૂત બનાવવાનો આ અવસર છે બેઠકમાં ચાર દસ્તાવેજો રજૂ કરાયા હતા જેમાં કોવિડ મહામારી દરમ્યાન એસ

દેશોના મંત્રીઓની બહ્પક્ષીય વિચાર વિમર્શ પ્રણાલિ પર ભાર મૂકવામાં આવ્યો હતો વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી હરદીપસિંહ પુરીએ પણ આ પ્રસંગે પોતાના વિયાર રજૂ કર્યા હતા

ના મહાસચિવ અને કિર્ગિઝ ગણરાજ્ય કઝાખાસ્તાન પાકિસ્તાન રશિયા તઝાકિસ્તાન ઉઝબેકીસ્તાનના મંત્રીઓએ ભાગ લીધો હતો

નવી દિલ્હીમાં સૈન્યના કમાન્ડરોના સંમેલનમાં સંરક્ષણમંત્રીએ જણાવ્યું કે સુધારાની ગતિવિધિ આગળ વધારવામાં સૈન્યને બધી જ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે તેનાથી બધા ક્ષેત્રે સેનાના જવાનોને લાભ મળી શકશે શ્રી સિંહે દોહરાવ્યું હતું કે સરકાર સશસ્ત્ર દળોને મજબૂત બનાવવામાં કોઈ કસર નહીં છોડે તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય આઝાદી બાદથી જ દેશની સુરક્ષા અને અખંડિતતાના પડકારને પહોંચી વળવા સફળ રહ્યું છે સંરક્ષણમંત્રીએ આતંકવાદ ઉગ્રવાદ અને અન્ય હમલાના ખતરા સામે લડવામાં સૈન્યએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી હતી

જ્યાં મતદાન વહેલું પુરૂં કરવામાં આવ્યું હતું

મતદાન દરમ્યાન તમામ કેન્દ્રો પર દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનીંગ કરાયું હતું તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી

પ્રથમ તબક્કામાં પ્રેમકુમાર રામનારાયણ માંડલ જયકુમાર સિંઘ સહિત આઠ કેબીનેટ મંત્રીઓનો સમાવેશ થાય છે

ડી એ

ડી યુ

તો વિકાસશીલ ઇન્સાન પાર્ટીના એક ઉમેદવાર જંગમાં છે

પી

એમ એલ ના આઠ ઉમેદવાર મેદાનમાં છે

પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મુઝફ્ફરપુર ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે વિપક્ષ પાસે કોઇ વિકાસનું કોઇ મોડલ નથી કે નથી કોઈ અનુભવ બિહારમાં ચૂંટણી સભા સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષો રાજ્યને ફરીથી પાછળ ધકેલી દેશે તેમણે દાવો કર્યો હતો કે નીતિશકુમારના શાસનકાળમાં બિહાર વિકાસના માર્ગે આગળ વધ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે જે પાર્ટી બિહારમાં ઉદ્યોગો બંધ કરવા માટે જવાબદાર છે તે જ આજે વિકાસની વાતો કરે છે

મત ગણતરી બીજી નવેમ્બરે યોજાશે

વધુ સમાચાર